પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામીજીના નિધન પર શોકની લાગણી વ્યક્ત કરી છે

આવા યુવાનોને કંઇક નવું કરવાનું અલગ કરવાનું સપનું હોય છે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 એટલું જ નફીં તેઓ વ્યવસ્થાને અનુસરવાનું પણ પસંદ કરે છે અને કયારેક કયાંક કોઇ સિસ્ટમ યોગ્ય રીતે કામ ન કરે તો તેઓ હિંમત સાથે સિસ્ટમ અંગે પ્રશ્ન પણ કરે છે જે એક હકારાત્મક પાસું છે આપણા દેશના યુવાનોને અરાજકતા પ્રત્યે નફરત છે તેઓ પરિવારવાદ જાતિવાદ સ્ત્રી પુરૂષ જેવા ભેદભાવો પસંદ કરતા નથી આજે ભારતને આ યુવા પેઢી પાસે ઘણી આશાઓ છે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

દરેક યુવાનોએ તેમની જવાબદારી માટે વિયાર કરવો જોઇએ

તેમણે લોકોને ફક્ત સ્થાનિક ઉત્પાદનો ખરીદવા અને સ્થાનિક ઉત્પાદનોને ગૌરવ અને પ્રતિષ્ઠા સાથે જોડવા આહવાન કર્યું હતું

આ સંદર્ભમાં તેમણે ઉત્તરપ્રદેશના ફલપુરની મહિલાઓનું ઉદાહરણ આપ્યું જેમણે સ્વસહાય જૂથ દ્વારા પગરખા બનાવવાનું કૌશલ્ય શીખ્યા અને બાદમાં ગ્રામીણ આજીવિકા મીશનની મદદથી પગરખાં ઉત્પાદન એકમની સ્થાપના કરી શ્રી મોદીએ સ્થાનિક પોલીસ અને તેમના પરિવારોને અભિનંદન આપ્યા જેમણે આ મહિલા ઉદ્દમીઓ અને તેમના પરિવાર દ્વારા બનાવેલા પગરખાં ખરીદીને પ્રોત્સાહિત કર્યા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 વેંકૈયા નાયડુએ ગુજરાતના કચ્છના રણમાં યોજાયેલા રણોત્સવની મુલાકાત લીધી હતી તેમણે જણાવ્યું કે જયારે રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ દેશના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા હોય છે ત્યારે દેશવાસીઓને પ્રેરણા મળે છે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 પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખગોળ શાસ્ત્રમાં પ્રાચીન વિજ્ઞાન અંગે જાણકારી મેળવવા અનુરોધ કર્યો હતો ખગોળ શાસ્ત્ર માં ભારત ઘણું આગળ છે આપણી પાસે પૂણેની નજીકવિશાળકાય મીટરવેવ ટૅલિસ્કૉપ છે એટલું જ નહીં કોડાઈકેનાલ ઉદગમંડલમ ગુરૂશિખર અને હાન્લે લદ્દાખમાં પણ શક્તિશાળી ટૅલિસ્ક્રોપ છે

વેંકૈયા નાયડુએ કોઇપણ મહત્વના મુદ્દાઓ બાબતે વિશદ ચર્ચા કરવા તથા લોકશાહી માન્ય અને અહિંસક રીતે મતભેદ વ્યક્ત કરવા અનુરોધ કર્યો છે ગઇકાલે દિલ્ફીમાં ભૂતપૂર્વ નાણામંત્રી અરુણ જેટલીની જયંતી નિમિત્ત ધી મેની ફેસીટસ ઓફ જેટલી પુસ્તકનું વિમોયન કરતા ઉપરાષ્ટ્રપતિએ આ મુજબ જણાવ્યું હતું તેમણે જેટલીને પ્રામાણીક તથા સુસસ્કૃત વ્યક્તિ તરીકે ઓળખાવ્યા છે

તથા રાષ્ટ્રીય નાગરિક નોંધણીપત્રક એન

ના વિરોધ કરનારા લોકો સામે સત્યને અસત્યથી ઢાંકવાનો પ્રયાસ કરનાર તરીકે ઓળખાવ્યા છે ગઇકાલે મુંબઇમાં ભાજપ દ્વારા સી

સીના મુદ્દે લોકજાગૃતિ કેળવવા શરૂ કરાયેલી ઝુંબેશના ભાગરૂપે યોજાયેલી પત્રકાર પરિષદમાં તેઓ બોલી રહ્યા હતા

દેશના કોઇપણ નાગરિકે આ ધારાથી ડરવું જોઇએ નહીં તેમણે જણાવ્યું કે પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક સતામણીના કારણે ભારત આવેલા શરણાર્થીઓને નાગરિકત્વ આપવા માટેની જોગવાઈ આ ધારામાં છે

ગઇકાલે સાંજે ગુવાહાટી ખાતે આકાશવાણીના એક કાર્યક્રમ દરમિયાન રાજ્યના વધારાના ડી

હરમિત સિંઘે ભારપૂર્વક જણાવ્યું કે સોશિયલ મીડીયાનો ઉપયોગ કરતી વખતે લોકોએ કાયદાનું પાલન કરવું જોઇએ

મુખ્યમંત્રી બી એસ યેદીયુરપ્પા કેન્દ્રિય મંત્રી સદાનંદ ગૌડા ભૂતપૂર્વ મંત્રી ઉમાભારતી અને અન્યોએ વિશ્વેશ્વર તીર્થ સ્વામીને ભાવભીની શ્રદ્ધાંજલી આપી હતી રાજ્યમાં ત્રણ દિવસનો શોક જાહેર કરાયો છે

એક ટવીટ સંદેશામાં શ્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે સ્વામીજીની સ્મૃતિ લોકોના હૃદયમાં હમેશાં ચિર સ્મરણીય રહેશે તેઓ સેવા અને આધ્યાત્મિકતાના પ્રકાશરૂપ હતા

તેમણે કહ્યું કે ગુરૂ પૂર્ણિમાના પવિત્ર દિવસે તેમની તાજેતરની મુલાકાત યાદગાર રહી છે

હવામાન વિભાગે આજે પંજાબ હરિયાણા દિલ્ફી રાજસ્થાન ઉત્તરપ્રદેશ અને બિહાર માટે રેડ એલર્ટની ચેતવણી આપી છે

ધુમ્મસનો કારણે હવાઇ માર્ગો રેલવે માર્ગો અને રસ્તા ઉપર ટ્રાફીકને અસર થઇ છે ધમ્મુસને દિલ્હી એરપોર્ટની ચાર ફ્લાઇટોને અન્ય જગ્યાએ વાળવાની ફરજ પડી